ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેયા નાયડુએ કહ્યુ કે આ દિવસ સરહદો અને તેમના પરિવારોની રક્ષા કરવાવાળી સેના પ્રત્યે અને દેશ પ્રત્યે આભાર વ્યક્ત કરવાની તક આપે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે દેશ સશસ્ત્ર દળો અને તેમના પરીવારોના અદમ્ય સાહસને સલામ કરે છે તેમણે લોકોને સશસ્ત્ર દળોના કલ્યાણમાં યોગદાન આપવાનો આગ્રહ કર્યો છે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સૈનિકોના પરીવારોને સમર્થન કરીને અને તેમની ભલાઈ માટે અને પુર્વ સૈનિકોના કલ્યાણ માટે દરેક પ્રકારના સંભવિત પ્રથાસ કરવાનું કહ્યુ હતું માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સશસ્ત્ર દળો અને તેમના પરીવારોને આજે શુ ભકામનાઓ પાઠવી હતી આરતીબેન ભદ્દ વિધાનસભા બેઠક ગાંધીનગર ખાતે વિધાનસભા ભવન પરિસર માં સલાહકાર સમિતિ ની બેઠક ગૃહ ના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ના વડપણ હેઠળ યોજાઇ ગઈ જેમ નવમી ડિસેમ્બર થી શરૂ થઈ રહેલા સત્ર માં હાથ ધરાનાર કામકાજ અંગે ચર્ચા કરવામાં આવી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણી કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા વગેરે શાસક પક્ષ તરફથી આ બેઠક માં ફાજર રહ્યા હતા જ્યારે ગૃહ માં વિરોધપક્ષ કોંગ્રેસ ના નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા ગૃહ નું કામકાજ શાંતિપૂ ર્વક ચાલે અને તમામ વૈધાનિક કામ સંતોષપૂ ર્વક સંપન્ન થાય તે મુદ્દે સૌ સહમત થયા હતા

જેના માટે દરેક સભ્યોએ પોતાનો આધારકાર્ડ મોબાઇલ નંબર તથા બેંકની પાસબુક આર ટી ઓ કચેરી ભુજ મોટર વાહન નિરીક્ષકની કચેરી ગળપાદર રોડ ગાંધીધામ કચ્છ જિલ્લા ટ્રક એસોસિએશન નળવાળા સર્કલ પાસે માધાપર હાઈવે ભુજ્ના સ્થળે રજુ કર્યેથી ત્વરીત તેઓને લાભાર્થીનો કાર્ડ કાઢી આપવામાં આવશે આરતીબેન ભદ્દ નવી હોસ્પિટલ કચ્છના દર્દીઓને ગંભીર બિમારી સમયે ત્વરિત સારવાર મળી રહે અને બહારગામ જવુ ન પડે તેઓને માટે ભુજ નજીક સુ પર સ્પેસીયાલીટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે કચછ લેવા પટેલ સમાજ દ્રારા આવતીકાલે ભુજ મુંદરા રોડ પર આકાર લેનારી આધુ નિક હોસ્પિટલનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભુમિપુજન થશ્નેવાસો કરોડના ખર્ચે આ હોસ્પિટલ બે વર્ષમાં તૈયાર થઈ જશે આરતીબેન ભદ્દ જિલ્લામાં હથિયારબંધી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે શ્રી એ સમગ્ર કચ્છ જિલ્લામાં ડિસેમ્બર માસ દરમ્યાન ધાર્મિક ઉત્સવોની ઉજવણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુલેહ્મશાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે સમગ્ર જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કરાયા છે